બાપુએ કહ્યું હતુંકે મુશ્કેલીઓનાં સમયમાં આપણે એકબીજાનાં લાભની વાત વિયારવી જોઈએ અને મદદ કરવાનાં પ્રયત્નો કરવા જોઈએ

જ્યારે મત ગણતરી દસમી નવેમ્બરે હાથ ધરાશે યૂંટણી પંચ દ્રારાર આજે બહાર પડાયેલાં જાહેરનામાં મુજબ સોળમી ઓકટોમ્બર સુધીમાં ઉંમેદવારીપત્રો ભરી શકાશે સત્તરમી ઓકટોમ્બર ઉમેદવારીપત્રોની ચકાસણી થશે

ગુજરાત વિધાસભાની અબડાસા લિમડીમોરબી ધારી ગઢડા કરજણ ડાંગ અને કપરાડા બેઠકો માટે પેટાયૂંટણી યોજવામાં આવી છે

ઓ

અઝિશામક દળના જવાનોએ દુર્ધટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી છે આ ઇમારતમાં સમારકામ યાલી રહ્યું હતું કાટમાળની નીચે ઘણાં લોકો ફસાયા હોવાની સંભાવના છે આ લોકો ઇમારતમાં સમારકામ કરતાં મજૂરો હતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

બોટાદ જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે આ વૃધ્ય દંપતી જસદણથી લિંબડી પગપાળા હાથ લારી લઈને દર્શન કરવા જઇ રહ્યા હતા ત્યારે રાણપુર પાળીયાદ હાઈવે ઉપર ગીરનારી આશ્રમ પાસે અજાણ્યા વાહન યાલકે ટક્કર મારતા વૃધ્ય દંપતીનું ઘટના સ્થળે જ મોત નિપશ્યુ હતુ ઘટનાની જાણ થતાં જ રાણપુર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

પાર્કમાં પ્રવેશ માટેની મંજુરીથી લઈને ટિકિટ સુધીની તમામ કામગીરી ઓન લાઈન કરવામાં આવી છે વન અધિકારી મોહન રામેં જણાવ્યું હતું કે તમામ ડ્રાયવર અને વનવિભાગના કર્મચારીઓ ના કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે

મહેસાણા જિલ્લામાં વિજાપુર ખેરાલું સતલાસમા વડનગર અને વિસનગર એમ પાંચ કેન્દ્ર ફાળવાયા છે આમાં ગ્રામકક્ષાનાં ગ્રામ પંચાયતમાં વીસીસાદ મારફતે ઈ ગ્રામ સેન્ટરથી ઓનલાઈન નોંધણી કરાવી શકાશે આમાં સાત બાર અને આઠ બારનાં ઉતારા સહિત આધારો સાથે ખેડૂતો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકાશે